ભારત પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષપ્ર વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાઓનું પાલન કરવામાં કરેલી પ્રગતિની શ્રી મોદીએ વિગતો આપી હતી

તમ્પણ ભારત સાર્વત્રિક આરોગ્ય સુવિધા આપવા લીધભા પગલાઓની વિગતો આપી હતી

સત્તાવાર યાદી મુજબ આઈ

આ બઠક પરના ભાજપના ધારાસભ્ય દુષ્કર્મ કેસમાં દોષીત થર્યાના પગલ તાઓ ગાલાયક ઠરાવવામાં આવતા બઠકની પઠાયૂંટણી યોજવાની ફરજ પડી હતી

વી